પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટીન વચ્ચે યોજાયેલી મંત્રણા બાદ સંયુક્ત નિવેદન મુજબ બંને દેશો વચ્ચે લશ્કરી ટેકનીકલ સહયોગ માટે કટિબદ્ધતા દર્શાવવામાં આવી છે સંયુક્ત રીતે લશ્કરી સાધનો વિકસાવવાની બાબત તથા કુડન્કુલમ વીજ મથકના છ વીજ એકમોની બાંધકામની બાબતની પણ બેઠકમાં સમીક્ષા થઇ હતી

રૂપિયાની કિંમત બજાર આધારિત છેઅને રીઝર્વ બેન્ક તેમાં કોઇ દરમિયાનગીરી કરવા ઇચ્છતી નથી

અનુસૂચિત જાતિના વિદ્યાર્થી તેમજ બિનવિદ્યાર્થી યુવક યુવતિઓ કે જેઓ તા

અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢી જરૂરી દસ્તાવેજો સાથે નાયબ બાગાયતી નિયામકની કચેરી બહ્રમાળી ભવન ખાતે જમા કરાવવાની રહેશે

જેમાં પરંપરાઓની જાળવણી સાથે નવલા નોરતાનો નાગરીકો આનંદ લઈ શકે અને આયોજકો તેમજ પોલીસ તેમા કઈ રીતે ભુમીકા ભજવી શકે તે વિશે ચર્ચા કરાઈ હતી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે નવરાત્રી આયોજકો અને પોલીસ વિભાગની યોજાયેલી બેઠકમાં વિવિધ પ્રકારના મુદાઓ ઉઠ્ઠયા હતા